ટીપીસીઆર ટેસ્ટ નેગેટિવનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત બન્યું

ગુજરાતમાં પ્રવેશ કરતાં તમામ લોકો માટે પોતે કોરોના નેગેટિવ હોવાનું સાબિત કરવું હવેથી ફરજિયાત બન્યું છે

નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવુ અનિવાર્ય બન્યું છે જ્યારે અમદાવાદના રેલ્વે સ્ટેશન તથા હવાઈ મથકે પણ પ્રત્યેક પ્રવાસી પાસે આ પુરાવો માંગવામાં આવશે અલબત કોરોના ટેસ્ટ વગર આવેલા પ્રવાસીનો આર

ટેસ્ટ ત્યાંને ત્યાં કરવાની વ્યવસ્થા પણ તંત્રએ ગોઠવી છે આગમન સમયે કોરોના ટેસ્ટ કરવો પડ્યો હોય તેવા પ્રવાસીને લેબમાંથી આર

ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ શહેરમાં તેમને પ્રવેશ અપાશે કચ્છના મહત્વના બે રેલ્વે સ્ટેશન એવા ભુજ અને ગાંધીધામ ખાતે પણ પ્રત્યેક ટ્રેન પ્રવાસીનું કોરોના ચેકિંગ શરૂ થઈ ગયુ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર મુંબઈ તરફથી ગુજરાત પ્રવેશ માટેની પહેલી ચેકપોસ્ટ એવા ભીલાડ અને તલસારી ખાતે પોલીસ અને આરોગ્ય ખાતાની ટિમ તૈનાત છે અને મહારાષ્ટ્રમાંથી આવતા બધા વાહન અને ઉતારુંનું ચેકિંગ યાલે છે રાજસ્થાન તરફથી ગુજરાતની પહેલી ચેકપોસ્ટ એવા અમીરગઢ ખાતે ટેસ્ટિંગ બૂથ ઊભા કરાયા છે તો આબુ પર્વતથી અંબાજી તરફ આવતી સડક ઉપર આવેલી છાપરી ચેકપોસ્ટ ઉપર પણ કોરોનાલક્ષી યકાસણી શરૂ કરી દેવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે ગુજરાતમાં કોરોનાનું સચોટ નિદાન કરતાં આર

બોગસ રિપોર્ટ કાઢી આપતી હોવાની ફરિયાદવાળી સુરતની બંને ખાનગી લેબોરેટરીની તપાસ હાથ ધરાઈ હતી જેમાં નિષ્ણાત સમિતિના અહેવાલ મુજબ કોઇ ગેરરીતિ થઈ નથી

ખાનગી હોસ્પિટલો દ્વારા ઉતરતી કક્ષાની આરોગ્ય સેવા બોગસ ડિગ્રી વગરના ડોક્ટરો વધુ રકમ વસુલાત અંગેની ફરિયાદ બાબતોનું નિરાકરણ માટે તથા ડિગ્રી વગરના ડોક્ટરો તથા ઓછી લાયકાત ધરાવતા ડોક્ટરો પર પણ અસરકારક નિયંત્રણ લવાશે શ્રી પટેલે વધુમાં ઉમેર્યું કે રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ થશે રાજ્ય સરકાર છેવાડાના સામાન્ય અને ગરીબ દર્દીને પણ અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કટિબદ્ધ છે ગુજરાતના કૃડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ

કોશીયાએ જણાવ્યુ છે કે કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી

વિધાનસભાની ગઇકાલની બેઠકમાં કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક રજૂ કરી તેની જોગવાઈઓ ની છણાવટ વડે ગૃહને માહિતગાર કર્યું હતું શ્રી જાડેજા એ જણાવ્યુ હતું કે લાલય વડે ધર્મ પરિવર્તનની ઘટનાઓ સમાજને કલંકિત કરતી હોવાથી તેના ઉપર કાબ્ મેળવવા આ ખરડો રજૂ કરાયો છે તેમણે ઉમેર્યું હતું કે લગ્ન જેવી બાબતમાં છેતરાતી દીકરી ભલે ગમે તે ધર્મની હોય પણ તે ખરેખર તો ગુજરાતની દીકરી હોવાથી તેનું રક્ષણ એ સરકારની જવાબદારી બને છે શ્રી જાડેજા એ ચોખવટ પણ કરી હતી કે કોઈ રાજકીય એજન્ડા સાથે આ ખરડો લવાયો હોવાની વાત ખોટી છે વિપક્ષના નેતા પરેશ ધાનાની સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ આ ખરડા ઉપર પોતાના અભિપ્રાય ગૃહ સમક્ષ રજૂ કર્યા હતા ચોટીલા ડુંગર ઉપર આવેલા યામુંડા માતાજીના મંદિર સુધી રોપ વે નાંખવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે કરી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે રોપ વે શરૂ થતાં મોટી ઉંમરના લાખો માઈ ભક્તો ફવે ડુંગરની ટોચ ઉપર આવેલા મંદિરની યાત્રા કરી શકશે અંબાજીમાં ગબ્બર અને પાવાગઢમાં રોપ વે ઘણા સમયથી ચાલે છે હવે તેમાં ચોટીલા ડુંગરનો ઉમેરો થશે ગિરનાર પર્વત ઉપર આવેલી અંબાજીની ટૂંક સુધી હમણા જ રોપ વે શરૂ થયો છે આમ ગુજરાતમાં ઊંચાઈએ આવેલા તમામ શક્તિ સ્થળની યાત્રા હવે રોપ વે મારફતે સુલભ બની છે

ગઇકાલે કોવિડથી કુલ નવ લોકોના મોત થયા છે

રાજ્યમાં જુદા જુદા સ્થળે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાજ્યનાં છેવાડે આદિવાસી વસ્તી ધરાવતાં ડાંગ જિલ્લાનાં આહવાની જનરલ સિવિલ હોસ્પીટલ સહિત નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ માટે નાગરીકો આવ્યા હતાં

દાદરા નગર હવેલીની સાયલી ગ્રામ પંચાયત અને દમણની દુનેઠા ગ્રામ પંચાયતને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર અને દાનહની મસાટ ગ્રામ પંચાયત તથા દમણની પટલારા ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયત વિકાસ યોજના પ્રરસ્કાર મળશે દાદરા નગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયત અને દમણની મગરવાડા પંચાયતને દિન દયાળ ઉપાધ્યાય સશક્તિકરણ પુરસ્કારની જાહેરાત થઈ છે દમણ ની દમણવાડા અને દાદરા નગર હવેલીની નારોલી ગ્રામ પંચાયતને બાળ મિત્ર ગ્રામ પંચાયત પુરસ્કાર જાહેર કરાયા છે

આજના દિવસે પ્રભુ ઇસુનો નિર્વાણદિન છે